ભારતમાં આપણને તેનો અંતિમ તબક્કી સૂર્યાસ્ત પછી જોવા મળશે

જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જે

પ્રજાપતિ અને માધ્યમિક શિક્ષણાધિકારી ડો

પ્રજાપતિએ શિક્ષણ વિભાગ સાથે સંકળાયેલા વિવિધ સંગઠનો સાથે સંકલન કરી વેન્ટિલેટર ઓક્સિજન દવાઓની ખરીદી માટે તંત્રને સહયોગી બનવા પ્રસ્તાવ મૂક્યો હતો જેને અનુલક્ષીને યોજાયેલી બેઠકમાં આ બાબતે સર્વસંમતિ સધાઇ હતી શિક્ષણ સાથે સંકળાયેલા તમામ અધિકારીઓ શિક્ષકો કારકૂન અને સેવકોનો મે માસનો એક દિવસનો પગાર સહાય પેટે આપવા નિર્ણય લેવાયો હતો નેહલ ઠક્કર વિશ્વ અસ્થમા દિવસ દર વર્ષે પમી અને છઠ્ઠી મેના રોજ ડબલ્યુએચઓ દ્વારા અસ્થમા દીન અને માસની ઉજવજ્ઞી કરવામાં આવે છે જેને અનુલક્ષીને વિશ્વ અસ્થમા દીને અદાણી મેડિકલ કોલેજના પ્રોફેસરે દમ સામે રક્ષણ નિદાન ઉપાય અને સાવચેતી પર પ્રકાશ પાડવો છે

જેથી કોરોનાની ગાઈડલાઈન મુજબ જ દર્દીએ ઘરમાં રહેવું હિતાવહ છે

ઉપરાંત બિમાર વ્યક્તિઓ કે હોમ ક્વોરન્ટાઈન લોકો માટે ટિફીનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે ગ્રામ પંચાયત દ્વારા હેલ્પ લાઈન પણ શરૂ કરવામાં આવી છે જેથી ગામમાં કોઈને ઘર સેનેટાઈઝ કરાવ્વું હોય તો તેનો સંપર્ક કરી શકે પંચાયત દ્વારા અવારનવાર માસ્ક અને ઉકાળાનું વીતરણ પણ કરવામાં આવે છે

તેમજ જાહેર દર્શનાર્થીઓ માટે મંદિર બંધ રેશે તેવું મંદિર ટ્રસ્ટી નીતિનભાઈ જોશીની યાદીમાં જણાવાયું છે